પંજાબ સરકારે રેલવે વ્યવહાર ફરી શરૂ કરવા રેલવેને રજૂઆત કરી છે પ્રધાનમંત્રી શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં મિરઝાપુર અને સોનભદ્ર જિલ્લામાં ગ્રામીણ પેયજળ પરિયોજનાઓનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ પરીયોજનાઓથી વિધ્યાયલના હજારો ગામડાઓને પાઇપ લાઇનથી પાણીની સગવડ મળશે જેનાથી બાળકોના આરોગ્યમાં સુધારો થશે જળ જીવન યોજના હેઠળ ઘેર ઘેર પાણી મળવાથી બહેનોને લાભ થયો છે ઉપરાંત પાણીજન્ય રોગોમાં ઘટાડો થયો છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે આ પરિયોજનાઓથી અહીંના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે ઉપરાંત દૂષિત પાણીથી થતા રોગોથી પણ મુક્તિ મળશે આ પરિયોજનાઓથી બંને જિલ્લાના લગભગ બે ફજાર નવસો પંચાણું ગામોને પાઇપ દ્વારા પીવાનું પાણી મળશે શ્રી મોદીએ જિલ્લાના પાણી સમિતિના સભ્ય કૂલમતી સાથે વાતયીત કરી હતી

ગયા દસકામાં નાણાં અને આર્થિક બાબતો ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પણ હવે કૌશલ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવ્યો છે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

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ રણજીત કુમાર દાસ અને રાષ્ટ્રીય મહામંત્રી દીલીપ સૈકિયાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા

ત્રણ સભ્યોની બનેલી કેન્દ્રિય ટીમો સંબંધિત રાજ્યોમાં કોવિડથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે તથા કોવિડને નિયંત્રણ લેવા માટે કરાઇ રહેલા પરિક્ષણો દેખરેખ સહિતના પગલાંની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપશે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરી માર્ગદર્શન આપવા ગુજરાત હરીયાણા રાજસ્થાન મણીપુર અને છત્તીસગઢમાં કેન્દ્રીય ટીમ મોકલી હિ

આ કેન્દ્રીય ટીમ સી એમ ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરે થી માહિતગાર થવા સી એમ ડેશ બોર્ડ ની કામગીરી પણ આ બેઠક બાદ નિહાળશે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

સિંઘના વડપણ હેઠળની આ ટીમે અમદાવાદની એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડોક્ટરો તથા દર્દીઓ સાથે વાતચીત કરી હતી કેન્દ્રિય ટીમે સમયસર નિદાન અને ફોલોઅપને લગતા પડકારોના અસરકારક સંચાલન અંગે રાજ્યના તબીબી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું

પંજાબ ખેડૂત આંદોલન પંજાબમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ રેલવેના પાટા પરથી ખસી જવાનો નિર્ણય લીધો છે પંજાબ સરકારે રેલવે વ્યવહાર ફરી શરૂ કરવા રેલવેને રજૂઆત કરી હિં રેલવે બોર્ડના પ્રવકતા ડી

નારાયણે પંજાબ સરકાર તરફથી રેલવે વ્યવહાર શરૂ કરવાની રજૂઆત મળતા રેલવે પાટાની ચકાસણી બાદ આ અંગે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે પંજાબના ખેડૂતો કૃષિ ધારાઓના વિરોધમાં છેલ્લા એક મહિનાથી આંદોલન કરી રહ્યા હતા આંદોલનના કારણે પંજાબના વેપારીઓ ઉદ્યોગપતિઓ અને કામદારોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ રેલવેના પાટા પરથી ખસી જવાનો નિર્ણય લીધો છે નૌકાદળ સીટમેક્સ ભારત સીંગાપોર અને થાઇલેન્ડના નૌકાદળના જફાજો અને સૈનિકો આંદમાન નજીક હિંદ મહાસાગરમાં સંયુક્ત કવાયતમાં ભાગ લઇ રહ્યા છે

ભારતના યજમાન પદે પ્રથમ સિટમેક્સ નૌકાદળ સંયુક્ત કવાયત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોર્ટ બ્લેયર નજીકના દરિયાઇ વિસ્તારમાં થોજી હતી એકબીજાના અનુભવોના આધારે નૌકાદળની પ્રત્યક્ષ કામગીરીની સજ્જતામાં વધારો કરવો એ નૌકાદળની સંયુક્ત કવાયતનો મુખ્ય હેતુ છે બિહાર નકસલવાદી બિહારના ગયા જિલ્લામાં ગઇ મોડીરાત્રે થયેલી પોલીસ અથડામણમાં એક નકસલવાદી માર્યો ગયો છે ઝારખંડ સરકારે માર્યા ગયેલા નકસલવાદી માટે દસ લાખ રૂપિયા ઇનામ જાહેર કર્યું હતું

રાજીવ મિશ્રાએ જણાવ્યું હતું કે પોલીસ અથડામણ દરમિયાન ગામના બે લોકોએ જીવ ગુમાવ્યો છે અને યાર કોબ્રા જવાન પણ ગોળીબારમાં ઘાયલ થયા હતા આ બનાવ ગયા જિલ્લાના બારાચદ્દી પોલીસ સ્ટેશન હેઠળના મહુઆરી ગામમાં થયો ફતો જયારે લોકો નૃત્યનો કાર્યક્રમ નિહાળી રહ્યા હતા માઓવાદીઓ પાસેથી બે આધુનિક સાધનો અને દારૂગોળો મળી આવ્યો હતો માઓવાદીઓને પકડવા માટે નજીકના વિસ્તારોમાં શોધખોળ ચાલી રહી છે ટેનિસ એટીપી ટેનિસ સ્પર્ધાની આજે રમાનારી ફાઈનલમાં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતા ડોમીનીક થીઈમ અને દાનિલ મેદવાદેવ વચ્ચે મુકાબલો થશે